તેમણે કહ્યું કેસરકારે દેશમાં ગ્રહનિર્માણનો ચહેરો બદલી નાંખ્યો છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કેબાંધકામ ક્ષેત્રમાં જીએસટી ઘટાડવામાં આવ્યો છે

અને હાલની પરિસ્થિતિમાં તમામ આધુનિક શસ્ત્રોથી સજ્જ હોઈ કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ છે તેવું સરહદી સલામતી દળ કોટેશ્વરના કમાન્ડિંગ ઓફિસર અતુલ યાદવે જણાવ્યું હતું

જેથી દેશના ત્રણેય સૈન્ય પરસ્પર સંકલન સાધીને આતંકવાદીઓનો સામનો કરી શકે છે તેમને વધુંમાં જણાવ્યું હતું કેઆતંકવાદના કારણે પાડોશી દેશ પાકિસ્તાન સાથે ઉભી થયેલી કટોકટીમાં પણ ભારતનું સૈન્ય સંયમ રાખીને બાહ્ય ને આંતરિક ચુસ્ત સલામતી બંદોબસ્ત જાળવી રહ્યું છે

વિદ્યાર્થીઓ શાંતીથી પરીક્ષા આપી શકે અને કોઇ અડચણ ઉભી ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા આ પગલું લેવાયું છે

ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક શાળાઓને આવરી લેતી આ પરીક્ષા રાષ્ટ્ર સ્તરે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સૂચિત કરાય છે

એલ ડી

ભારાપર ખાતે પણ એક નવો બોર બનાવાશે તેમજ વડઝર પાસે પાણી પુરવઠા ખાતા દ્વારા ચાર નવા બોર પણ બનાવાશે

જેની પૂર્વતૈયારીઓનો ધમધમત જોવા મળી રહ્યો છે આ ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જીલ્લા મથક ભુજ ખાતે સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાઈક રેલી યોજાશે જયારે મહાશિવરાત્રીના દિને સવરે વિવિધ સમાજો દ્વારા શોભાયાત્રા નું આયોજન કરશે તો મંદિરોમાં ચાર પ્રહરની પૂજાજાગરણફૂલ શણગારરુદ્રાભિષેકશિવ મહિમ્ન સ્તોત્રના પાઠમહા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે